રાજયના કૃષિમંત્રી આર

જયારે બાકીના વિસ્તારોમાં દવા છંટકાવની કામગીરી ચાલુ છે

રાજ્યમાં બનાસકાંઠા મહીસાગરકચ્છના ભચાઉમાં ભાવનગરના વલ્લભીપુ ર પંથક સહિતના ગામોમાં તીડ આક્રમણના અહેવાલ મળી રહયા છે તો કેટલાક જિલ્લામાં તીડના હુમલાને ધ્યાનમાં લઈ ખેતીવાડી વિભાગ દ્રારા ખેડુતોને માર્ગદર્શિકા કરવામાં આવી રહ્યા છે

જેથી કચ્છ માટે રાહતના સમાચાર છે નેહ્લ ઠક્કર ભુ જ કંન્ટ્રોલ સેન્ટરબાઈટ કચ્છ માં કોરોના સંક્રમણને લગતી તમામ માહિતી એક સ્થળે ઉપલબ્ધ રાખવા માટે ભુજ ખાતે યુનીફાઈડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શરૂ કરવા માં આવ્યું છે ભુજ ખાતે કાર્યરત ડિઝાસ્ટર મેનેજમેન્ટ મામલતદાર સી આર પ્રજાપતિ એ જણાવ્યું છે કે કોરોના પોઝીટીવ માલૂ મ પડેલા દર્દી અને તેમના વ્યાકતીગત સંપર્ક તબીબી સારવાર અને કન્ટેનમેન્ટ વિસ્તાર સહિત ની વિગત એક જ સ્થળે થી ઉપલબ્ધ થાય તેવા આશય થી આ સેવા શરૂ થઈ છે અને તેના પરિણામ પણ સારા મબ્યા છે

તેમણે જણાવ્યું હતું કે સોશિયલ ડિસ્ટન્સ માટે ગુજરાતને ભયાઉએ નવી રાહ ચીંધી છે રાજયમંત્રી વાસણભાઇ આહિરે જિલ્લામાં કોરોનાની સ્થિતિ અંગે મુખ્યમંત્રીને માહિતગાર કર્યા હતા સાંસદ વિનોદ ચાવડાએ જીવંત સંવાદમાં જણાવ્યું હતું કે તે ખુ દ પણ કોરોના વોરિયર હેઠળ આપેલા સાત સંકલ્પોનોપ્રચાર પ્રસાર કરી રહ્યા છે